સી વિધાર્થીઓના આરોગ્ય હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે

રાજયના આરોગ્ય અગ્ર સચિવ ડો

એમ એસ જેમને મળ્યો છે તેમને જ માત્ર રસીકરણ કામગીરી કરાશે

પણ હાલ પ્રવર્તમાન કોરોના સંક્રમણના સંજોગોની અન્ય પર્વોની જેમ આ પર્વોની ઉજવણી પર પણ અસર પડી છે આજે સતત બીજા વર્ષે અખાત્રીજના દિને લઝ્નોની શરણાઈના સુર નહિ સંભળાય તો આજે ઈદ ઉલ ફિત્ર એટલે કે ઈદની પણ સાદગી પુર્ણ ઉજવણી કરાશે આજે સામાજીક અંતર સહિતની તકેદારી સાથે ઈદની નમાઝ અદા કરી સાદાઈથી ઉજવણી કરવા સુન્ની ચાંદ કમિટી કચ્છના પ્રમુખ સૈયદ અહેમદશા અલહુસેનીએ અપીલ કરી હતી આજના પ્રસંગે તેમણે જરૂરતમંદોને દાન સહિત દેશ અને દુનિયામાંથી આ મહામારીનું સંકટ દુર થાય તેવી દુઆ કરવા અનુરોધ કર્યો હતો કલ્પના શાહ વાવાઝોડુ બેઠક રાજ્યમાં તૌકતે વાવાઝોડુ આવવાની સંભાવનાને પગલે ગઈકાલે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી